પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

કોરોના વાયરસ રોગ અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના સુચારૂ અમલીકરણ માટે રાજયકક્ષાએ ઉચ્ય અધિકારીઓની વિવિધ ટીમ બનાવવામાં આવેલ છે

કોરોના વાયરસ રોગનો ફેલાવો અટકે તે માટે સામાજિક મેળવળા ન રાખવા અપીલ કરી છે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે

તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે

જેમાં અમદાવાદમાં તેર સુરતમાં પાંચ રાજકોટમાં એક વડોદરામાં છ ગાંધીનગરમાં ચાર અને કચ્છમાં એક કેસ નોધાયો છે

મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં તેને વધુ ફેલાતો અટકાવવા આજે છ મહાનગરોના વેપાર ઉદ્યોગ સંગઠનો વેપારી મહામંડળના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ વેપારી મહામંડળ અને વેપાર ઉદ્યોગ સગંઠનોને જીવજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય ચીજવસ્તુઓના વેચાણ બંધ રાખીને કોરોના વાયરસનો વ્યાપ ગુજરાતમાં ન વધે તેના માટે સહયોગ આપવા જણાવ્યું હતું

કોરોના વાઈરસને પગલે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક થયું છે

અમારા સાબરકાંઠા જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટેના અગમયેતીના પગલાના ભાગરૂપે હિંમતનગર નગરપાલિકા ક્રારા શહેરને વાયરસ મુક્ત કરવા માટે ફોગીંગ કરવામાં આવી રહ્યું છે

પ્રધાનમંત્રી શ્રી મોદીએ લોકોને અને તેમના પરિવારના સભ્યો ને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ કરાયેલા આદેશોનું કડકાઇથી પાલન કરવા અપીલ કરી હતી

પરંતુ આ દવાઓ આગોતરા પગલાં તરીકે લેવાની નથી એમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી ડૉ

જી

કોશિયાએ તમામ મેડિકલ સ્ટોર્સને સૂયનાઓ આપી છે કે આ બંને દવા માત્રને માત્ર ડોક્ટરની સૂચના પર જ આપવી નાગરિકો આપમેળે લેવા આવે તો તેને ડોક્ટર પાસે મોકલવો સોશિયલ મીડિયાને કારણે આવી દવા ખરીદવા આવતા નાગરિકોને ફાર્માસિસ્ટ એ પૂરી સમજણ આપવી શ્રી કોશિયા એ કહ્યું હતું કે આ બંને દવાઓની સંગ્રહખોરી કરવી નહીં કે રિટેલ ક્ષેત્રે પણ વધુ જથ્થો ભેગો કરવો નહીં તેમણે દવાના વિક્રેતાઓને અનુરોધ કર્યો હતો કે શિડયુલ એયમાં આવતી હોવા છતાં હાલ પૂરતા હોલસેલ અને રિટેલ ક્ષેત્રે તકેદારીના ભાગરૂપે આ દવાનું સંપૂર્ણ રેકોર્ડ રાખવું વિધાનસભા ગુજરાત વિધાનસભા અચોક્કસ મુદત માટે મોફફ રાખવામાં આવી છે વિધાનસભા ગૃહની બેઠક અચોકકસ મુદત સુધી સ્થગિત કરવાની દરખાસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજૂ કરી હતી મુખ્યમંત્રીના પ્રસ્તાવને સંસદીય બાબતોના મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ ટેકો આપ્યો હતો બાદમાં ગૃહમાં વિધાનસભા સત્ર અયોક્કસ મુદત સુધી સ્થગિત કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતેથી પસાર કરવામાં આવ્યો હતો

શ્રી વિભાવરી બેન દવે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરી બેન દવેએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસને કારણે બાળકોનું શિક્ષણ બગડે નહિં તે માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ઘરેબેઠાં ખાનગી ચેનલો દ્વારા શિક્ષણ આપવાનો નવતર અભિગમ દાખવી શિક્ષણ આપ્યું છે